શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જયપુર ખાતેથી વધુમાં કર્યું હતું કે સમાજનો પ્રબુધ્ધ વર્ગ અને લેખક એ પથદર્શક અને શિક્ષક હોય છે શ્રી મોદીએ નવી પેઢીઓને વાંચનની આદત કેળવવાનો આગ્રહ પણ કર્યો હતો

ઓનલાઈન સેવામાં ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર બોજાનું પ્રમાણ અને વેચાણ દસ્તાવેજની અનુક્રમણિકા નંબર બેની નકલની સેવાનો સમાવેશ કરાયો છે મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે અરજદારે જરુરી વિગતો સાથે ઓનલાઈન અરજી કરી પછી સહીવાળી અરજી નિયત કરેલું સોગંદનામું અને ખાસ કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરવાના રહેશે

પરંતુ જો કે આ સ્વૈચ્છિક રહેશે એટલે કે વિદ્યાર્થીઓના માતા પિતાની મંજૂરી તેમજ વિદ્યાર્થીઓ શાળાએ જવા માંગે છે કે નહી તે જરૂરી છે

તેમજ કન્ટેઈન્મેન્ટ ઝોનમાં શાળાઓ શરૂ કરવાની મંજૂરી નહીં આપવામાં આવે આરતી ભક્ ખેડૂત સહાય રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતાર્થે કપાસ દિવેલ અને બાગાયત પાકોમાં જંતુઓના પ્રબંધન માટે ખેડૂતોને સૂર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાય દરે વિતરણ અંગેની યોજના જાહેર કરવામાં આવી છે